પ્રાદેશિક સમાચાર નેહા પંચાલ વાંચે છે

પાટીલના સૌરાષ્ટ્ર પ્રવાસ દરમિયાન આજે સુરેન્દ્રનગર જિલ્લામાં તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું યોટીલાસાયલાલિબડી ખાતે ભાજપના આગેવાનો હોદેદારો કાર્યકરોએ શ્રી પાટીલનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું શ્રી પાટીલે ચોટીલા ચામુંડા માતાજીના દર્શન કર્યા હતા આ પ્રસંગે પક્ષના અગ્રણી ગોરધનભાઈ ઝડફિયા સુરેન્દ્રનગર જિલ્લાના સાંસદ ડો

વિદ્યાર્થીઓએ માસ્ક ફરજીયાત પહેરીને જ પરીક્ષા સ્થળ પર પ્રવેશ કરવું તથા વિદ્યાર્થી જો ઈચ્છે તો પારદર્શક પાણીની બોટલમાં પાણી લઈ જઈ શકશે તાલુકા મથકથી જિલ્લા મથક સુધી પરિક્ષાર્થીઓ માટે એસ

વિદ્યાર્થીઓ ને સહાય માટે દરેક જિલ્લામાં ખાસ હેલ્પ લાઇન નંબર કાર્યરત કરાશે વરસાદ રાજ્યમાં ચોમાસુ વધુ સંક્રિય બન્યું છે અને આગાહી મુજબ દક્ષિણ અને પૂર્વ તથા મધ્યગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ આજ સવારથી જ વરસી રહ્યો છે આ વરસાદી વાદળો અઝ્નિ દિશામાંથી વાયવ્ય દિશામાં આગળ વધી રહ્યાં છે તેના કારણે આવતીકાલે અને સોમવારે લગભગ સમગ્ર રાજ્યમાં વ્યાપક વિસ્તારોમાં ભારે તો ક્યાંક ક્યાંક અતિભારે વરસાદ થવાની આગાહી કરાઈ છે નર્મદાના જિલ્લામાં પ્રથમ સપ્તાહમાં ભારે વરસાદ થયા બાદ બીજા સપ્તાહમાં વરસાદનું જોર ધીમું પડયું છે

જ્યારે અન્ય તાલુકાઓમાં વરસાદનું જોર ઘટ્યુ હતું અમરેલી પંથકમા ફરી એકવાર સાર્વત્રિક મેઘસવારી આવી પહોંચી છે આજે વડીયા પંથકમા બે ઇંચ વરસાદ ખાબકથો હતો આ ઉપરાંત લીલીયા લાઠી અને ધારી પંથકમા એક ઇંચ તથા અમરેલી ખાંભા પંથકમા અડધો ઇંચ વરસાદ થયો હતો સુરત વરસાદ સુરત જિલ્લામાં ગઈકાલ રાતથી ફરી શરૂ થયેલા ધોધમાર વરસાદના કારણે સુરતમાંથી પસાર થતી ખાડીના જળસ્તરમાં ફરી વધારો થયો છે મહાનગરપાલિકાના ઉધના ઝોનમાંથી પસાર થતી ભેદવાદ ખાડી છલકાતા પાંડેસરાની આસપાસના અનેક વિસ્તારમાં પાણીનો ભરાવો થયો છે આ ઉપરાંત લિંબાયતના કેટલાક વિસ્તારમાં ફરી પાણીનો ભરાવો શરૃ થઇ ગયો છે બે દિવસના વિરામ બાદ ગાઈકાલ મોડી સાંજથી આજે વહેલી સવાર સુધીમાં દેમાર વરસાદ વરસ્યો હતો જેના કારણે જિલ્લામાંથી આવતી અને સુરતમાંથી પસાર થતી ખાડીનું જળસ્તર ફરી એક વાર વધી ગયું છે આ ઉપરાંત લિંબાયત ઝોનમા પણ મીઠી ખાડી ફરી ઓવર ફ્લો થતાં સાત દિવસ બાદ મીઠીના નજીકના વિસ્તારમાં પણ પાણીનો ભરાવો ફરીથી થયો છે

જાહેર રજા અને રવિવારના દિવસે પણ આ સ્થળે કોરોના રેપીડ ટેસ્ટ વિનામુલ્યે કરાવી શકશે અને જરૂરી માર્ગદર્શન જરૂરિયાત મુજબની દવા સ્થળ પર જ મેળવી શકાશે

આ વર્ષે કોરોનાના કારણે જૈન ભાઈઓ બહેનોએ સ્નેફીજનોને પરસ્પર ફોન કે સોશ્યલ મીડિયાના માધ્યમથી મિચ્છામી દુક્કડમ પાઠવ્યા હતા જ્યારે ગણપતિ મંદિરો દર્શન માટે બંધ હોવાથી અને જાહેર મંડપોમાં શ્રીજીની સ્થાપના પર પ્રતિબંધ હોવાથી શ્રદ્વાળુઓએ પોતપોતાના ઘરે ઈક્રો ફ્રેન્ડલી માટીની મૂર્તિઓનું સ્થાપન કરવું પડવું હતું કોરોનાની સાથેસાથે રાજ્યભરમાં વરસાદી વાતાવરણ હોવાના લીધે પણ શ્રધ્ધાળુઓએ સગાસંબંધીઓને ત્યાં સ્થાપેલા શ્રી ગણેજીના ઓનલાઈન દર્શન કરીને સંતોષ માન્યો હતો ભાવનગરના વિવિધ તાલુકામાં ગણેશ યતુર્થી અને પર્યુષણના પર્વની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી

સોશ્યલ ડિસ્ટન્સ જાળવીને અને સરકારની ગાઈડલાઈન મુજબ સાદગીપૂર્ણ રીતે આ પરંપરા નિભાવવામાં આવી હતી પાળિયાદની જગ્યાના મહંત નિર્મળા બાના હસ્તે બાવન ગજની ધજા ચડાવવામાં આવી હતી